કચ્છની એક બેઠક માટેની મતગણતરી ભુજની એન્જીનીયરીંગ કોલેજ ખાતે થશે વિધાનસભાવાર મતગણતરી હાથ ધરાશે

સૌપ્રથમ ટપાલથી મળેલા મતો એ પછી દરેક મત વિસ્તાર દીઠપાંચ પાંચ વીવીપેટ મળીને સ્લીપોની બેઠકના કાઉન્ટર મત ગણતરી થશે ચંદ્રવદન પટ્ટણી પાણી અંગે બેઠક કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણી વહન કરતી નર્મદા નહેરની વરસો જૂની પાઈપ લાઈનો બદલવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે રાજ્ય મંત્રીમંડળની આજે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે

હવે વસ્તીના પ્રમાણમાં પાણીની માંગ વધતા લાઈનો બદલવી જરૂરી બની છે એ માટે જરુર જણાયે અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરવા વિચારાશે આ બેઠકમાં જિલ્લાઓમાં પાણી સહિતની માહિતીના ડેટા મંગાવી તેના પર વિચાર વિમર્શ કરાયો હતો

ચંદ્રવદન પટ્ટણી પાણીના મીટર રાજ્યમાં પાણીની તંગી સર્જાતા પાણીની કરકસર યુક્ત વપરાશ માટે રાજ્ય સરકાર પાણીની બલ્ક લાઈનમાં મીટર લગાવવા વિચારી રહી છે રાજસ્થાનના જોધપુરના કેટલાક ગામોમાં મીટર પધ્ધતી અમલી બનાવવામાં આવી છે તે પધ્ધતિનો અભ્યાસ કરી ગુજરાતમાં તેના અમલ અંગે આગળ વધી શકાય તે અં અગે કાર્યવાહીની તૈયારી કરાશે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના નેત્રત્વમાં અધિકારીઓની ટીમ રાજસ્થાનની મુલાકાતે જશે

જયારે ઉમરસરની ખાણ પરથી નીકળતો લિગ્નાઈટનો જથ્થો બેવડાવવા મંજૂરી અપાઈ છે જિલ્લા બહારના વપરાશકારો માટે લિગ્નાઈટનો ક્વોટા બંધ કરી દેવાતા ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત થતાં તેમણે આ અંગે સૂચના આપતાં પરિપત્ર જારી કરાયો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા પ્રમાણે સવારે આઠ વાગ્યે જી

જે પશુપાલકો માટે રાહતરુપ રહેશે

આ ભાવો વધવાથી પશુપાલકોને દુધના ાભવમાં લીટર દીઠ દોઢ રૂપિયા સુધી વધારો મેળવી શકશે જેનો લાભ મહિને દોઢ કરોડ પશુપાલકોને મળશે

ચંદ્રવદન પટ્ટણી પ્રિમીયર લીગ સૌરાષ્ટ્ર કચ્છના ક્રિકેટ રસિકો માટે મહત્વની સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ મેચનો ગઈકાલથી રાજકોટ ખાતે આરંભ થયો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો હતો મેચનો પ્રારંભ કચ્છન વોરીયર્સ અને હાલાર હિરોનીની ટીમો વચ્ચેની મેચથી થયો હતો પ્રથમ જ મેચમાં કચ્છની ટીમને પરાજય ખમવો પડ્યો હતો